ચંદ્રવદન પદ્ટણી કચ્છને એવોર્ડ કચ્છ જિલ્લાને ઈ ઓળખ અંતર્ગત જન્મ મરણની નોંધણીની શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ એનાયત થયો છે

જનરલ હોસ્પિઉટલમાં આરોગ્ય અને પરિવાર કલ્યોણ વિભાગ તથા નિયામકશ્રીગાંધીનગર દ્વારા વિવિધ રોગો સામે આયુર્વેદની નિઃશુલ્ક સારવાર સેવાનો પ્રારંભ થયો છે જેમાં મુખ્યત્વે પેટના રોગો સાંધાના રોગોચામડીના રોગો જુની શરદી શ્વાસનતંત્રની બીમારીવગેરેની સારવારનો સમાવેશ થાય છે હોસ્પિાટલ ખાતે આ વિભાગ રૂમ નં

જિલ્લો પંચાયતના અધ્યક્ષશ્રી લક્ષ્મણસિંહ સોઢાએ આયુર્વેદ હોસ્પિતટલને ખુલ્લી મૂકતાં સ્થાલનિક અધિકારીઓને આયુર્વેદનો પ્રચાર પ્રસાર કરી વ્ધુને વ્ધુ લોકો લાભ લેતા થાય તેવા પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોશીએ આયુર્વેદના લાંબાગાળાના ઉપાયો લોકો સુધી પહોંચાડવાનો ઉલ્લેખ કર્યો હતો

આ બેઠકો માટે રવિવારે મતદાન થયું હતું

નવરાત્રી પર્વના પ્રારંભ અગાઉજ શ્રાદ્ધ અને આસ્થાના કેન્દ્રસમા આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે આજે સાંજે ઘટ સ્થાપનની વિધિ સાથે નવરાત્રી મહોત્સવની ઉજવણી શરૂ થશે

ભુજની પચાસ વર્ષની મહિલાનો સ્વાઈન ફલુનો પોઝીટીવ કેસ નોંધાતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે

આ વખતે પદયાત્રિકોનો આંક પાંચ લાખ થી વ્ધુ થશે તેવી આશા રહે છે